વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને વીરચક્ર અપાશે

સ્વતંત્રતા પર્વની પૂર્વ સંઘ્યાએ રાષ્ટ્રજાગ સંબોધનમાં તેમણે કહ્યું કે સ્વતંત્રતાએ માત્ર રાજકીય સત્તાનો ફેર નથી પરંતુ રાષ્ટ્ર નિર્માણની ઘટના છે સંસદના તાજેતરના સત્રમાં થયેલી કામગીરી બદલ તેમણે આનંદ વ્યક્ત કર્યો અને કહ્યું કે લોકસભા અને રાજ્યસભામાં ઘણા ખરડા પસાર થયા છે રચનાત્મક ચર્ચાને પણ તેમણે આવકારી છે

મુખ્ય કાર્યક્રમ નવી દિલ્ફીમાં લાલ કિલ્લા ખાતે યોજાશે અને પ્રધાનમંત્રી રાષ્ટ્રજાગ સંબોધન કરશે રાજધાની દિલ્ફીમાં સલામતિ વ્યવસ્થા સઘન બનાવી છે અને એન એસ જી સ્વાત કમાન્ઠીનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે દિલ્ઠી પોલીસ તથા અર્ધલશ્કરી દળો પણ યાંપતી નજર રાખી રહ્યા છે મંત્રીઓ અધિકારીઓ વિદેશી આમંત્રિતો અને સામાન્ય જનતા પ્રધાનમંત્રીના સંબોધન સમયે હાજર હોય ત્યારે સીસીટીવી કેમેરા પણ સજ્જ કરાયા છે દિલ્ફીમાં મુખ્ય સાત માર્ગોનો ટ્રાફિક બંધ કરાયો છે

આ પ્રસંગે કારગીલ શહીદોના પરિવાર તથા સ્વાતંત્ર્ય સેનાનીઓને વિશેષ આમંત્રિત કરાયા છે છત્તીસગઢમાં રાયપુરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર મુખ્યમંત્રી ભૂપેશ બાઘેલા ધ્વજવંદન કરશે નાગાલેન્ડમાં મુખ્યમંત્રી નેફ્યુ રીયો કોહીમામાં ત્રિરંગાને સલામી આપશે

શ્રીનગરમાં સરકારના પ્રવક્તા રોહિત કંસલે જણાવ્યું કે કોઇ અજુગતો બનાવ નોંધાયો નથી

જમ્મુ કાશ્મીર પીપલ્સ મુવમેન્ટના નેતા શાહ ફેઝલ અંગે પ્રવક્તાએ કહ્યું કે સ્થાનિક વ્યવસ્થાની જરૂરતના આધારે અટકાયત કરાતી હોય છે અધિક પોલીસ મહાનિયામક ગીલાનીએ કહ્યું કે અટકાયતી પગલાં તરીકે કેટલાંક પગલાં લેવાયા છે તેમણે કહ્યું કે હાલ બે જણ સારવાર હેઠળ છે જ્યારે બાકીનાને તાત્કાલીક સારવાર આપી રજા અપાઇ છે

તેમણે કહ્યું કે સલામતી સાથે રીહર્સલ કરાયું છે

ડી એ સરકારનાં પાંચ વર્ષનો પાયો ઉભો કર્યો છે સમાચાર સંસ્થા સાથેની મુલાકાતમાં તેમણે કહ્યું કે છેલ્લાં પાંચ વર્ષમાં ઘણા સુધારાઓ કરાયા છે અને લોકોની આશાઓ અને આકાંક્ષાઓ પૂરી થઇ છે તેમણે કહ્યું કે સરકારે એકધારી ગતિથી કામ આરંભ્યું છે અને સ્પષ્ટ નીતિ અને નિર્દેશ સાથે આગળ વધી રહ્યા છીએ

ભ્રષ્ટાયાર મુક્ત કામગીરી મુરેસ્લમ મહિલાઓના અધિકાર કાશ્મીરથી કિસાન સુધીનાં કામો હાથ પર લીધાં છે

તેમણે કહ્યું કે રાજકીય અગ્રતા ઉપરાંત લોકોએ જમ્મુ કાશ્મીરને લગતાં પગલાંઓમાં ટેકો આપ્યો છે લોકો સરકારના જરૂરી સખ્ત પગલાને ટેકો આપી રહ્યા છે જે અગાઉ અશક્ય લાગતું હતું તે વાસ્તવિક બની રહ્યું છે

આર પી એફ ના નાયબ કમાન્ડર હર્ષપાલસિંહ અને ભૂમિદળના પ્રકાશ જાદવને કીર્તિ ચક્ર અપાશે આ ઉપરાંત તટરક્ષક ચંદ્રક પણ જાહેર કરાયા છે

અને ચાર જવાનોને ઉત્તરપૂર્વમાં સાહસિકતાપૂર્ણ કામગીરી માટે પસંદ કરાયા છે તેમાં સી આર પી એફ

તે દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં સ્વચ્છતાલક્ષી સુધારાઓની ઝુંબેશ હાથ ધરાશે

તેના આધારે રાજ્યોને ક્રમ અપાશે

નવી દિલ્ફીમાં વિવિધ રાજ્યો સાથે એમ

યુવાનોમાં કુશળતા વધારવાના લક્ષ્યાંક સાથે કાપડ મંત્રાલયે સમરથ યોજના શરુ કરવામાં આવી છે

વેસ્ટ ઇન્જીઝે ટોસ જીતીને બેટીંગ પસંદ કર્યું છે

પ્રથમ મેય વરસાદના કારણે રદ્દ થઇ હતી અને બીજી મેય ભારતે જીતી હતી